સંસદના શિયાળુ સત્રનુ આજે સમાપન થશે

તેમના સંદેશામાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે બધા જ સ્વરૂપના આતંકવાદના દુષણને ડામવા ભારત કૃતનિશ્ચયી છે

મનમોહનસિંહ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ અને અન્ય મંત્રીઓ તથા સાંસદોએ સંસદનું રક્ષણ કરનાર શહિદ વિરોની પ્રતિમાને પુષ્પો યઢાવી અંજલી આપી હતી આ પ્રસંગે સંસદ ભવનના સંકુલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

સલામતી દળના જવાનોએ તેમની સાથે બહાદુરીપૂર્વક લડત આપીને આ આતંકવાદીઓને ઠાર કર્યા હતા

એક પત્રકારને ઈજા થઈ હતી જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું

સત્તાવાર જાહેરનામા મુજબ આ ધારો ગેઝેટમાં ગઈકાલે પ્રકાશિત થતા હવે તે અમલમાં આવ્યો છે

આ સુધારો આસામ મેઘાલય મિઝોરમ અથવા ત્રિપુરાના આદિવાસી લોકોની વસતી ધરાવતા વિસ્તારોમાં લાગુ થશે નહીં એવી જ રીતે બંધારણના છઠ્ઠા પરિશિષ્ટમાં સમાવાયેલા અરૂણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમમાં ઈનર લાઈન પરમીટ રેજીમ લાગુ થાય છે તે વિસ્તારોમાં પણ આ સુધારો લાગુ થશે નહીં ઉલ્લેખનિય છે કે નાગરિકત્વ સુધારા વિઘેયકને લોકસભાએ ગત સોમવારે જ્યારે રાજ્યસભાએ બુધવારે બહાલી આપી હતી સરકારે જણાવ્યું છે કે ધુસણખોરો અને શરણાર્થીઓ વચ્ચે અંતર રાખવું જરૂરી છે અને નાગરિકત્વ સુધારા વિઘેયક કોઈપણ સાથે ભેદભાવ રાખતું નથી અને કોઈનો હક છીનવતું નથી

ઝારખંડના ધનબાદ ખાતે રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે આ વિધેયકના કારણે તેમની આગવી ઓળખ સુંદર સંસ્કૃતિ અને તેમના અધિકારો કોઈ છીનવી લેશે નહીં પ્રધાનમંત્રીએ કહ્યું કે આસામ સંધીની છઠ્ઠી કલમની ભાવના મુજબ આસામી લોકોના રાજકીય ભાષાકીય સાંસ્કૃતિક અને જમીનને લગતા અધિકારોના બંધારણીય રક્ષણ માટે કેન્દ્ર સરકાર કટીબદ્ધ છે

તેમણે કહ્યું કે કેટલાક લોકો અસત્ય માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો તથા પરિસ્થિતિ ગંભીર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે આસામના નાગરિકોની બંધારણીય જોગવાઈઓની સલામતી સુનિશ્ચિત કરવા ભલામણો સૂચવવા ન્યાયાધીશ બિપ્લવ શર્માના અધ્યક્ષપદે એક સમિતીની રચના કરવામાં આવી છે

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જસ્ટીસ શર્મા સમિતી તેનું કામ ઝડપથી પુર્ણ કરશે તથા સમિતીએ કરેલી ભલામણો કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે

શિયાળુ સત્રમાં બંધારણ સંશોધન વિઘેયક અને ચીટ ફંડ સંશોધન વિઘેયક સહિત કેટલાક મહત્વપૂર્ણ વિધેયક પસાર કરવામાં આવ્યા હતા

ટ્વિટર પર શ્રી મોદીએ જણાવ્યું છે કે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબુત બનાવવા તેઓ શ્રી જોન્સન સાથે મળીને કામ કરવા ઉત્સુક છે

ગઈકાલે રાજ્યસભામાં ચર્ચા વખતે નાણાંમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું

તેમજ આ અંગે વધુ વિચારણા કરવા માટે મંત્રીઓના જૂથની રચના પણ કરવામાં આવી છે સુશ્રી સીતારામનના જવાબ પછી રાજ્યસભાએ એપ્રોપ્રિએશન બીલ લોકસભામાં પાછુ મોકલ્યું હતું

ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોના સમર્થનમાં વિવિધ પક્ષોના મુખ્ય પ્રચારકો સઘન પ્રચાર કરી રહ્યાં છે ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બગોદર બેંગાબાદ અને મધુપુરમાં જાહેર સભાઓમાં સંબોધન કરશે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પઠારગામ અને રાજમહાલ ખાતે રેલી યોજશે

તેમણે કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ ક્ષેત્રોનો વિકાસ ઝડપી બને તે માટે પ્રયાસ કરી રહી છે તેમજ અહીં ઉદ્યોગોને વધુ જોમવંતા બનાવવા ખાનગી મૂડીરોકાણ આકર્ષવા પ્રયાસ કરી રહી છે

અમારા ઢાકાના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે દાર્જીલીંગ અને ગંગટોક પ્રવાસીઓના પસંદગીના સ્થળોમાંના છે હાલમાં આ સ્થળોના પ્રવાસીઓએ પહેલા ભારત બાંગ્લાદેશ સરહદ ઉપર બસ બદલવી પડતી હતી આ સેવા ચાલુ થતા આ સ્થળોની યાત્રામાં સુગમતા પ્રપ્ત થશે